પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચ છે

વિધાનસભા સત્ર ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ગઈકાલથી શરૂ થયું છે સત્ર પ્રારંભ કરાવવા સાથે રાજયપાલ આયાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકાર ની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું યોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જાણ આરોગ્ય માટે વરદાન સાબિત થશે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે થયેલા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા અમારા પ્રતિનિધી જણાવે છે કે બંને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકી સહિતના દિવંગત સભ્યોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસાર કરવા સાથે ગઈકાલની બેઠક મોકુફ રહી હતી ગૃહ તરફથી જે અન્ય દિવંગત સભ્યો જે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમાં સુંદરસિંહ ચૌહાણ બાબરભાઇ તડવી રજનીકાંત રજવાડી રોહિતભાઇ પટેલ સ્વ દિનકરભાઇ દેસાઇ શ્રીમતી ચંદ્રાબહેન શ્રીમાળી ધારશીભાઇ ખાનપુરા જોધાજી ઠાકોર નરેશ કનોડિયા મેઘજીભાઇ કણઝારીયા અને ભૂપેન્દ્રસિંહ ખાંટનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બંન્ને દિવંગત મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને કૃશળ પ્રશાસક અને નર્મદા યોજનાને પૂરી કરવામાટે ભગીરથ પ્રયાસ કરનાર ગણાવ્યા હતા

દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે ગયા રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની યૂંટણીમાં થયેલા મતદાનના આખરી આંકડા જાહેર કર્યા છે

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી હતી નાગરિકો કોવિન પોર્ટેલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વિમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડના રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે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

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાઇ રહેલી આ શ્રેણીમાં આપણે વાત કરીશું માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગ વિશે પંક્તિ બહેને આર ટી આઈ કાયદા અંગે દેશની પહેલી કાયદાકીય હેલ્પલાઇન શરૂ કરીને કેટલીક મહિલાઓને પોતાના અધિકાર અંગે માહિતગાર કરાયા